આ અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધને આજે વિવિધ રાજ્યોનાં આરોગ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી કોવિડ રસીકરણનાં આયોજન અંગે સમીક્ષા કરી હતી

ભાવનગરમાં પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ કિસાન સૂર્યોદય યોજનાનો જીલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો

તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે

જો કે જાનહાનીના કોઈ સામયાર નથી

કચ્છના સાંસદ સભ્ય વિનોદ યાવડાને પ્રદેશ મહામંત્રી બનાવાયા છે

દિવસ ભાર ઠંડા અને વેગીલા પવન ચાલુ હોતા રાહતના બદલે ડંખીલા ઠારનો અનુભવ જીલ્લા વાસીઓને કરી રહ્યા છે